સમગ્ર દેશમાંથી લાખો નાગરીકો આ લાઈવ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા પરીક્ષા પે ચર્ચા ના ચોથા સંસ્કરણમાં વિદ્યાર્થીઓના અને શિક્ષકોના વિવિધ મૂંઝવતા પ્રશ્નો અંગે ખુબ સરળ ભાષામાં સુંદર રીતે સમજાવતા શ્રી મોદીએ પોતાનું જીવન યાદ કરતા કહ્યું હતું કે હું દરેક કઠીન લાગતું કામ પ્રથમ કરું છું ઉપરાંત માતાપિતાને કહ્યું કે બાળકો થી અંતર ન રાખતા યુવાવસ્થાના પોતાના સંતાન સાથે તેમની માફક ચાલવું જોઈએ બાળકોને સ્માર્ત ગણાવતા શ્રી મઓળીએ વાલીઓને કહ્યું કે સંતાનોને દર બતાવીને કઈ પણ કરાવવાના પ્રયત્નો થી નેગેટીવ મોટીવેશન બનવાની શક્યતા રહેલી છે આકાશવાણી ભુજ સાથેની વિશેષ વાતયીતમાં વિદ્યાર્થી અને શિક્ષક તથા વળી તરીકે પ્રતિભાવો આ મુજબ જાણવા મળ્યા હતા

યુનિવર્સીટીના ઉપકુલપતિ શ્રી ડો વિજય દેસાણી દ્વારા કરવામાં આવી છે